આવતીકાલે સવારે અગીયાર વાગે મન કી બાતનું હિદીમાં પ્રસારણ થયા બાદ તરત જ તેનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારીત થશે મન કી બાત કાર્યક્રમના પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે આકાશવાણીના જે તે ભાષાના કેન્દ્રો પરથી કરાશે

આણંદખાતે પશુપલકો માટે અધતન મધ યકાસણી લેબોરેટરી અને મધમાખી ઉછેર પ્રોગ્રામનું ઉદ્વાટન કર્યું હતું કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે એનડીડીબી સાથે સહયોગ સાધવા અને આણંદ ખાતે આ વિશ્વસ્તરીય હની ટેસ્ટિંગ ફેસિલિટિને સફળતાપૂર્વક સ્થાપવા બદલ મંત્રાલયના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતાં આપણે મધમાખી ઉછેરના લાભ ખેતી અને ખેડુતોની આવક પર તેના પ્રભાવ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે મધના ઉત્પાદન દ્વારા પેદા થતી આવક દેશના જીડીપીમાં યોગદાન આપશે તેમણે આગળ જણાવ્યું હતું કે ભારત સરકાર ખેડુતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે

આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાવાનો સિલસિલો યથાવત છે

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે

અત્યાર સુધી પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા છે

છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લાના આ શહેર અને ગામના સબંઘિત વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસમાં વધારો થતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે આ પગલાં લીધા છે

જેમાં ભક્તોએ સામાજીક અંતર જાળવીને લાઈનમાં ઉભા રહી અને કા ઉન્ટર ઉપર થી પાસ મેળવ્યા હતા અને સોમનાથ મહાદેવ ના દર્શન કર્યા હતા

રેમડેસીવીર અને ટોસિલીઝુમેબ ઇન્જેક્શનના કાળાબજારનું નેટવર્ક બહાર લાવવા તંત્ર દ્વારા અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવને બોગસ ઓર્ડર આપી એક મોટા કાળાબજારી કૌભાંડ બહાર આવ્યું છે અમદાવાદનો મેડીકલ રીપ્રેઝન્ટેટીવ સુરતના એક ઇસમ સાથે મળીને સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાની વિગતોના આધારે સુરત ખોરાક અને ઔષધ નિયમનતંત્રની ટીમ દ્વારાસુરત ખાતેથી રૂ

કોશિયાએ જણાવ્યું છે

અરવલ્લી જીલ્લાના મોડાસામાં આવેલી કોલેજમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

કોરોના મહામારીમાં રક્તની વધુ જરૂરિયાત ઉભી થતાં ગરીબ દર્દીઓને સકકારી હોસ્પિટલોમાંથી નિઃશુલ્ક રક્ત મળી રહે તે માટે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આજે રક્તદાન કેમ્પ યોજાયો હતો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે સતત બીજા દિવસે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક થઇ છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પણ આજે વરસાદ થયો છે ભૂજમાં આજે વરસાદનું જોરદાર ઝાપટું આવ્યું હતું અબડાસામાં માંડવીમાં પણ વરસાદી ઝાપટાં થયા છે છોટા ઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં વરસાદ થતાં ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે

અમારા દ્વારકા પ્રતિનિધિના જણાવ્યા મૂજબ ખંભાળીયા તાલુકાના ઘરમપુર પાસે આવેલા ખાણના ખાડામાં ભરાયેલા પાણીમાં ન્હાવા પડતાં એક જ પરિવારના યાર વ્યકિતઓના ડૂબી જવાથી મોત નિપજ્યા છે આ અંગેની જાણ ફાયરબિગ્રેડને કરાતા ફાયરબિગ્રેડની ટીમે ચારેથ મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે બીજા એક બનાવમાં કલ્યાણપુર તાલુકાના ગટકી ડેમમાં ન્હાવા પડેલા એક યુવાનનું ડૂ બી જવાથી મોત નિપજ્યું છે સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે

જેની અરજીઓ પડતર હોય તે અરજદારો દ્વારા તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ મેસેજમાં દર્શાવેલ નિયત સમય તથા તારીખે સંબંધિત આરટીઓ એઆરટીઓ કચેરીઓ ખાતે જરૂરી દસ્તાવેજો સાથે જવાનું રહેશે

સાંસદ શ્રીમતી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે મિયાવાડી પધ્ધતિએ જંગલ ઉછેર કરવાની પધ્ધતિ છે જે જાપાની વનસંપત્તિ શાસ્ત્રી અકીરા મિયાવડી દ્વારા પ્રેરિત છે ગાઢ જંગલો બનાવવામાં મદદરૂપ અભિગમ થકી મિનીવન બનાવવા તે મદદરૂપ થશે